રપ કલાકે આરબીઆઈ ભારતીય રીઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરેલી દ્વિમાસિક નાણાં નીતિમાં વ્યાજદરો યથાવત રાખ્યા છે નવી નીતિ મુજબ રેપોરેટ પ

એવી જ રીતે માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસીલીટી એમ

રીઝર્વ બેન્કની નાણાં નીતિ સમિતિ એમ

સી એ ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવાની સાથે સાથે વિકાસને જોમવંતો બનાવવાનું વલણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની સમિતિ સઘન ચર્ચા બાદ વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે વિરલ રાણા સહકારી બેન્કોનું નિયંત્રણ કેન્દ્રીય મંત્રીમંડળે દેશની તમામ સહકારી બેન્કોને ભારતીય રિઝર્વ બેન્કના સીધા નિયંત્રણ હેઠળ લાવવા માટે બેન્કીંગ રેગ્યુલેશન એકટમાં પ્રસ્તાવિત સુધારાને મંજૂરી આપી છે આ નિર્ણયને કારણે સહકારી બેન્કોની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા આવશે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સહકારી બેન્કોએ શિડ્યુઅલ કોમર્શિયલ બેન્કો પર નિયંત્રણ માટે ઘડાયેલી શરતોનું પાલન કરવું પડશે બેન્કીંગ રેગ્યુલેશન એકટમાં સુધારો થતા ભારતીય રિઝર્વ બેન્કને નબળી કામગીરી કરી રહેલી સહકારી બેન્કોનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો અધિકાર મળી જશે અને આરબીઆઈની માર્ગદર્શિકા પ્રમાણે ઓડિટ કરાવવા પડશે વિરલ રાણા નોવેલ કોરોના ભુજની અદાણી મેડિકલ કોલેજના હોલમાં યોજીત કાર્યશાળામાં રાજ્યની રેપિડ રિસ્પોન્સ ટીમના અધિકારી અને બી

મેડિકલ કોલેજ અમદાવાદના ચેપી રોગોના વિભાગના વડા ડો કમલેશ ઉપાધ્યાયે કોરોના વાયરસની શોધ ઉદ્વવ અસરો સારવાર તેને ફેલાતો રોકવા માટે જરૂરી આગોતરા પગલા વગેરની વિગતવાર સમજ આપી હતી કોરોના વાયરસથી ગભરાવા જેવું નથી પરંતુ સામુદાયિક તેમજ આરોગ્ય તંત્રના સ્તરે સમયસરની સતર્કતા અત્યંત જરૂરી છે તેવું કચ્છના તબીબી જગતને માર્ગદર્શન આપતાં ચેપી રોગોના તજજ્ઞ તબીબે જણાવ્યું હતું છ માસ પછી રસી આવશે ત્યાં સુધી ચેતતા રહેવું પડશે વિરલ રાણા મિશન મોડ ગુણોત્સવ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવતા સુધારવા સરકાર દ્વારા યોજાા ગુણોત્સવને મિશન મોડ ગુણોત્સવના નામ અપાયું છે

વિરલ રાણા પ્રાચીન અવશેષ માંડવી તાલુકાના નાની રાયણ ગામની રૂકમાવતી નદીના પટમાં સંશોધન દરમિયાન મૈત્રક અને ગુપ્તકાળના અવશેષો મળી આવ્યા છે વડોદરાની એમ એસ યુનિવર્સિટીના આર્કયોલોજી વિભાગના પ્રાધ્યાપક ડો પ્રતાપચન્દ્ર અને અજીત પ્રસાદની રાહબરી હેઠળ સંશોધન દરમિયાન આ અવશેષોની ભાળ મળી હતી ખોદકામ દરમીયાન ઈસવીસનની બીજી તીરજી સદીના અવશેષો મળતાં સિંધુ કાળના અવશેષો મળે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે વિરલ રાણા ડોકટર્સ મીટ વિવિધ કૌશલ્ય માટે તૈયાર કરાતા તાલીમાર્થીઓને યોગ્ય જગ્યાએ નોકરી પ્રાપ્ત થાય એ માટે કૌશલ્યકેન્દ્ર મારફતે નોકરીદાતાઓ સાથે જીવંત સંપર્ક સેતુ સાધવામાં આવે તો નોકરીના દ્વાર ઝડપથી ખુલી જાય છે આવો જ એક પ્રયત્ન ભુજ ખાતે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા આસી નર્સિંગ કોર્ષના તાલીમાર્થીઓના નોકરી મળી એ માટે કચ્છના તબીબોને નિમંત્રી યોજાયેલા ડોકટર્સ મીટને સાનૂક્રળ પ્રતિસાદ સાંપડયો હતો અદાણી કોન્ફરન્સ હોલમાં આયોજિત આ નોકરીદાતા મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબોએ નિયમિત નર્સિંગ કોર્ષ જેવી જ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા અપાતી તાલીમને કારણે જનરલ ઢયુટી આસી ના તમામ ઉતીર્ણ નર્સિંગ આસી ને કચ્છમાં નોકરી મળશે એવી ખાતરી વ્યક્ત કરી હતી

શૈક્ષણિક સત્ત્ર ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સત્રના સમયમાં આવતા વર્ષથી ફેરફાર કરવાનું જાહેર કરાયું છે તેના પગલે તેની અસર બોર્ડના સમયપત્રક પર પણ આવશે હાલ દર વર્ષે ધો

તેના બદલે હવેથી બોર્ડની પરીક્ષાઓ વહેલી શરૂ થશે

પરિણામ જાહેર થયા બાદ તુર્ત આગળના ધોરણનો અભ્યાસ શરૂ થશે